કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે દેશ એક રાષ્ટ્ર એક બજારની દિશામાં આગળ વધી રહ્યો છે

આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને જણાવ્યું કે કોરોનાના પડકાર સામે આંતરરાષ્ટ્રીય સમુદાયોએ સાથે મળી ઉકેલ શોધવુ પડશે

સબકા સાથ સબકા વિકાસની ભાવના સાથે પ્રધાનમંત્રી મોદી સર્વસમાવેશી વિકાસ માટે કૃત્રિમ બુઘ્વિમત્તાના ઉપયોગ કરવાની વ્યુહરચના ધરાવે છે

જાવડેકર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે દેશ એક રાષ્ટ્ર એક બજારની દિશામાં આગળ વધી રહ્યો છે ગોવામાં પણજી ખાતે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે નવા કૃષિ સુધારા વિધેયકોની ખેડુતોને લાભ થશે અને તેમની આવક વધશે તેમણે કહયું કે તમામ ઔદ્યોગીક ઉત્પાદનોની વેચાણ કિંમત ઉત્પાદકો કરે છે જયારે કૃષિ ઉત્પાદનોનું કિંમતો એજન્ટ નકકી કરે છે નવા વિઘેથકો ધ્વારા વેચાણ કિંમતોના નિર્ધારણમાં ખેડતોને પ્રાથમિકતા મળશે જેનાથી ખેડતોને તેમના ઉત્પાદનોની સારી કિંમત મળશે તેમણે ઉમેર્યુ કે બટાકા ડુંગળી અને તેલને આવશ્યક વસ્તુ અધિનિયમમાંથી બહાર કરાતા ખેડુતો તેનો સંગ્રહ કરી શકશે અને ઇચ્છે તેને વેચી શકશે શ્રી જાવડેકરે નવા વિઘેયકો અંગે થઇ રહેલી રાજનીતીમાં નહી ફસાવા ખેડુતોને અપીલ કરી અને નોધ્યું કે કૃષિ સુધારાનો કોંગ્રેસે પોતાના ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કર્યો હતો

આજે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં એક સંમેલનમાં ખેડુતોને આશ્વાસન આપતા કહયું કે નવા કૃષિ સુધારા ખરડાઓથી લધુતમ ટેકાના ભાવ અથવા કૃષિ ખરીદ પ્રક્રિયા પર કોઇ અસર થશે નહી ઉલટાનું ખેડુતોને પોતાના ઉત્પાદનો વેયવા નવા વિકલ્પો મળશે શ્રી દાનવે એ કહ્યું કે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડીટ કાર્ડ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પ્રધાનમંત્રી સિંયાઇ યોજના સહિત ઘણી યોજનાઓ શરૂ કરી છે

ડાંગર ઉપરાંત કપાસિયા અને કપાસની ખરીદી પણ ગઇ પહેલી તારીખથી શરૂ કરાઇ છે

ભાજ બેઠક બિહાર બિહાર વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અંગે નિર્ણય લેવા પક્ષની કેન્દ્રીય યુંટણી સમિતિની બેઠક આજે મોડી સાંજે યોજાશે નવી દિલ્ફીમાં પાર્ટીના કાર્યાલય ખાતે મળનારી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર્ટી અધ્યક્ષ જે

નડ્ડા અને અન્ય વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે બેઠક બાદ ઉમેદવારોની પ્રથમ થાદી જાહેર કરાશે

એલજેપીએ જણાવ્યું છે કે જનતાદળ યુનાઇટેડ સાથે વૈયારિક મતભેદોના કારણે તેઓ ગઠબંધનમાં યુંટણી લડશે નહી એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાનની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મળેલી પક્ષની સંસદીય બોર્ડની મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો નિવેદનમાં પક્ષે જણાવ્યું છે કે પક્ષ રાજકીય સ્તરે ભાજપ સાથે મજબુત જોડાણ ધરાવે છે અને ભાજપ સાથે કોઇ મતભેદ નથી નિવેદનમાં ઉમેર્થુ છે કે પરીણામો જાહેર થયા બાદ એલજેપીના ધારાસભ્યો ભાજપ સાથે મળી સરકાર બનાવશે અને પ્રધાનમંત્રી મોદીની વિકાસ યોજનાઓને સમર્થન અપાશે

પક્ષ મહાસચિવ ભુપેન્દ્ર યાદવ અને અરૂણ સિંહની ઉપસ્થિતિમાં સુશ્રી શ્રેયસી સિંહે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું ઉલ્લેખનીય છે કે શ્રેયસી સિંહ પુર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વીજય સિંહના પુત્રી છે

ત્યારથી નવા પોઝીટીવ દર્દીઓનું પ્રમાણ સતત ઘટી રહયું છે હર્ષવર્ધન આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને કહ્યું કે કોરોના રોગયાળો એક વૈશ્વિક પડકાર છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયો મળીનેતેનું ઉકેલ શોધવુ પડશે તેમણે લોકોને કોરોના અંગેના દિશા નિર્દેશોનું કડકાઇથી પાલન કરવા અનુરોધ કર્યો સાપ્તાહિક સંવાદ કાર્યક્રમમાં આજે રી હર્ષવર્ધને ભાવી ઉપાયો અંગે જાણકારી આપતાં જણાવ્યું કે સરકારે કોરોના વેકસીન ઉપલબ્ધ કરવાની સમયસીમા નકકી કરવા ઉચ્યસ્તરીય સમિતિઓની રયના કરી છે ડોકટર હર્ષવર્ધને કહયું કે સરકાર વેકસીનના ઝડપી સપ્લાય અને સ્ટોરેજ અંગે સરકાર વેકસીન ઉત્પાદક કંપનીઓ સાથે વાતયીત કરી રહી છે તેમણે કહયું કે વેકસીન પરીક્ષણો પુરા થતાં જ હાઇ રીસ્કવાળા લોકોની સંખ્યાની આકારણી કરાશે

મુંબઇ તરફથી બુમરાહ બોલ્ટ અને પેટીનસને બે બે વિકેટો ઝડપી હતી અન્ય મેયમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર કિગ્સ વચ્ચે દુબઇ ખાતે મુકાબલો યાલી રહથો છે પંજાબે ટોસ જીતી બેટીંગ કરવાનું પસંદ કર્યુ છે

લદાખ યુંટણી લદાખમાં લદાખ સ્વાયત પર્વતીય વિકાસ પરીષદ લેહ સામાન્ય પરીષદની ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ગઇકાલે પૂર્ણ થઇ છે પીપલ્સ મુવમેન્ટ માટેની એપેક્ષ બોડી ધ્વારા ચુંટણી બહિષ્કાર પાછો ખેચાયા બાદ ઉમેદવારોનો અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો હતો

ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મોટી સંખ્યામાં અપક્ષોએ પણ લેહની છઠ્ઠી સામાન્ય પરીષદ યુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે

છ ઓકટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે